પ્રાદેશિક સમાયાર નિશા શ્રીમાળી વાંચ છે કોરોનાની સારવારમાં આમઆદમીને જરાય તકલીફ પડે નહીં તે માટે રૂપાણી સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે જણાવ્યુ કોવિડના અતિભારે સંક્રમણના કારણોની તપાસ માટે સુરત આવેલી એઈમ્સની ટુકડી એ ટેસ્ટિંગ ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટનો વ્યાપ વધારવા ઉપર ભાર મૂક્યો જી પી એસ સી એ બધી સ્પર્ધાત્મક પરીક્ષા હાલ મોકૂફ રાખવા નિર્ણય કર્યો તો માહિતી ખાતાએ પણ શનિવારે યોજાનાર ભરતી પરીક્ષા રદ કરી કોરોના જેવા રોગયાળાના પ્રતિકાર માટે ગુજરાતમાં આયુર્વેદ શિક્ષણ અને

કોરોનાની વર્તમાન સ્થિતિ અંગે અમદાવાદ સિવિલ મેડિસીટીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં આજે ઉચ્યસ્તરીય બેઠક યોજાઇ ગઈ બેઠકમાં લેવાયા નિર્ણયો અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજયભરમાં પ્રથમ ફેઈઝ વેળાએ જે વ્યવસ્થાઓ કરાઈ હતી એ તમામ વ્યવસ્થાઓ પૂર્વવત કરી દેવાઈ છે સિવિલ મેડિસીટીમાં આવેલી વિવિધ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે પથારીની સંખ્યા વધારવામાં આવી છે આ ઉપરાંત રાજયના ખાનગી નર્સીંગ હોમને કોરોનાના પ્રાથમિક લક્ષણો ધરાવતા દર્દીઓને સારવાર આપવા સૂચનાઓ અપાઈ છે

શ્રી પટેલે કહ્યું કે રેમડીસીવર ઈન્જેકશનને લીધે રોકાયેલ પથારીઓ ઓછી કરવા ઈન્જેકશન આપવા માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવાની વિચારણા છે

રોગચાળા વૈજ્ઞાનિક અને ડોક્ટરની બનેલી આ ટીમ સાથે પરામર્શ થયા બાદ જિલ્લા કલેક્ટર ડોક્ટર ધવલ પટેલે જણાવ્યુ હતું કે કેસ વધવાની ઝડપ સૌને માટે મોટી ચિંતાનો વિષય છે પ્રાણવાયુની જરૂર પડે તેવા ક્રીટીકલ કેસની સંખ્યા પણ વધારે હોવાની બાબત કેન્દ્રિય ટીમ સાથે ચર્ચાઇ હોવાનું તેમણે જણાવ્યુ હતું શ્રી પટેલે ઉમેર્યું હતું કે કેન્દ્રિય ટીમનો ઝોક ટેસ્ટિંગ ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટનો વ્યાપ વધારવા ઉપર હતો

આજે કોરોના સંક્રમિત બનેલી અગ્રણી વ્યક્તિઓની વાત કરીએ તો શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ યુડાસમા ભાજપ આગેવાન આઈ

જાડેજા ભાજપના ધારાસભ્ય મનીષાબેન વકીલ અને કુબેરભાઈ ડિંડોર અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર સંક્રમિત થતાં સારવાર શરૂ કરી છે

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સારવારની સગવડ વિષેની સમિક્ષા બેઠક પ્રભારી મંત્રી કુંવરજી બાવળીયાના વડપણ હેઠળ યોજાઈ ગઈ જેમાં ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટના બહેતર બંદોબસ્તનો નિર્ણય લેવાયો હતો મોરબીમાં પાટીદાર સમાજે પોતાનું કોવિડ કેર સેંટર શરૂ કરી સરકારી દવાખાનાનું ભારણ ઘટાડવાનો પ્રયાસ કર્યો છે મોરબીના પ્રભારી સચિવ મનીષા ચંદ્રાએ આજે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ કોરોના વોર્ડમાં ઉપલબ્ધ સગવડની સમિક્ષા કરી હતી મહેસાણા નગરપાલિકા એ ગટર પાણી અને સફાઈની ફરિયાદ ટેલિફોન હેલ્પ લાઈન શરૂ કરી છે જેથી નાગરિકોને ઘર બહાર નીકબ્યા વગર સેવા મળી રહે જાહેર જનતાને કોવિડ અગમચેતીનું પાલન કરવાનો સંદેશો આપવા માટે અમરેલી જિલ્લા પોલિસે મોટરસાઇકલ ઉપર મેગાફોન બેસાડી તેનું ભ્રમણ શરૂ કરાવ્યુ છે

તો નવસારી વિજલપોર નગરપાલિકાએ સ્વાઈછિક રીતે નાઈટ કરફ્યુનો આજથી અમલ શરૂ કરવાની જાહેરાત કરી છે

મહેસાણા એસ ટી

શક્તિપીઠ અંબાજીમાં પોલીસે સડક ઉપર કોરોના જાગૃતિ માટે પ્રવૃતિ હાથ ધરી અને માસ્કનું મફત વિતરણ કર્યું હતું

અરાવલીમાં વાત્રક અને મેઢાસણ ખાતે પણ કોવિડ કેન્દ્ર કાલથી શરૂ કરવા તજવીજ હાથ ધરાઈ છે કેન્દ્ર શાસીત પ્રદેશ દાદરા નગર હવેલીમાં ખૂબ મોટી ઔધ્યોગિક વસાહતો આવેલી હોવાથી આરોગ્ય તંત્ર એ કારખાનાઓમાં પહોંચી કામદારો ને કોવિડ રસી આપવાનું શરૂ કર્યું છે દીવ ટાપુ ઉપર આવેલા સાઉદવાડી ગ્રામ પંચાયત દ્વાતા કોરોના રસીકરણ કેન્દ્ર ખોલવામાં આવતા જાગૃત નાગરિકો રસી લેવા માટે ત્યાં એકઠા થઈ રહ્યા છે

સોમનાથ શિવાલયની સુરક્ષા સંભાલતા પોલીસકર્મી પૈકી ચાર કોરોના સંક્રમિત માલૂમ પડતાં બધાનું ટેસ્ટિંગ હાથ ધરાયું છે વલસાડમાં ધંધાવેપાર રવિવારે સંપૂર્ણ બંધ રાખવાનો હ્કમ તંત્રએ બહાર પાડ્યો છે

જીપીએસસીના અધ્યક્ષ દિનેશ દાસાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે કોરોનાની હાલની પરિસ્થિતીના કારણે વિદ્યાર્થીઓએ તરફથી કરાયેલી રજૂઆતના પગલે આ નિર્ણય કરાયો છે

આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે આયુર્વેદ યોગ ધ્યાન હોમિયોપથી નેચરોપથી અને ફિજિયોથેરાપી જેવી કુદરતી સારવાર પદ્ધતિ ધરાવતું આ કેન્દ્ર વન સ્ટોપ સોલ્યુનેશન બની રહેશે તેવી તેમણે પૂર્ણ શ્રદ્ધા છે

ઘટનાની જાણ થતાં બાબરા પોલીસે ધટના સ્થળે જઈ વધુ તપાસ હાથ ધરી છે

આ વર્ષે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર કાર્યક્રમ ઓનલાઈન યોજાશે આ વર્ષે સાયન્સ મંથનની થીમ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ફોર આત્મનિર્ભર ભારત છે